એફ ને બિનવારસી હાલતમાં ડ્રગ્સનું વધુ એક પેકેટ મળી આવ્યું ગઇકાલે પણ એક પેકેટ મળી આવ્યું હતું

અશોક ગેહલોતે ગુજરાતની છ કરોડ જનતાની માફી માંતાવી જોઇએ

ગઇકાલે રાત્રે પણ ડ્રગ્સનું એક પેકેટ મળી આવ્યું હતું

બે બીનવારસી બોટ મળ્યાં બાદ બીએસએફએ ક્રીકમાં સઘન સર્ચ ઓપરેશન હાથ્થ ધર્યું હતું તે દરમિયાન આ પેકેટ મળી આવ્યું છે અલબત્ત તેમાં કઇ દવા છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટ અનુસાર તેની કેટલી કિંમત થાથ છે તેની તપાસ ચાલે છે

જો કે કોસ્ટગાર્ઠને જોઈને બોટમાં રહેલાં ડ્રગ્સ કેરીયર્સએ ડ્રગ્સન કેટલાંક પેકેટ દરિયામાં ઠાલવી દીધ હત આ જથ્થ પૈકીન પયાસ કરોડથી વધુન ડ્રગ્સન પેકેટ જખૌથી લઈ અબડાસાન દરિયાલાંઠે થોડાંક દિવસો બાદ છૂટક છૂટક મબ્યા હતા

આ ફરિયાદમાં ભારતીય સીમામાં ગેરકાયદેસર પ્રવેશ સહિત દેશ વિરોધી પ્રવૃતિ નારકોટિક્સ એન્ડ ડ્રગ્સ એકટ તળે ફરિયાદ નોંધાઇ છે

જીટીયુ વર્કશોપ ગાંધીનગર સ્થિત ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુ ખાતે એન્જિનિયરિંગન વિદ્યાર્થીઓ માટે ગુજરાતમં પ્રથમ વખત એન્ટેન ડિઝાઇન વર્કશોપ યોજાયો બે દિવસન વર્કશોપમ ઇસરોન એસોસિયેટ ડિરેક્ટર ડો નિમેષ દેસાઇએ જીટીયુને અભિનંદન પાઠવત જણાપ્યું હતું કે એન્ટોન એ કોઇ પણ પ્રકારન કમ્યુનિકેશન માટે ખુબ જ અગત્યનું ડિવાઇસ છે જીટીયુએ વિદ્યાર્થીઓને આ અંગે માહિતગાર કરવ વર્કશોપનું આયોજન કર્યું છે તે અભિનંદનને પાત્ર છે

આ વર્કશોપ કરવ પાછળનું મુખ્ય કારણ આ ક્ષેત્રન રીસર્ચર સાધ્યન્ટીસ્ટ પીજી સ્ટુડન્ટ્સને એક પ્લેટફોર્મ પર લાવવાનો હતો પરભુ વસાવ બારડોલીન સાંપ્સદ શ્રી પરભુ વસાવાયે ઓર્ગેનિક ખેતી કરત ખેડૂતો માટે સરળતાથી ઓર્ગેનિક બિયારણ મળી રહે તે માટે વ્યારા ખાતે લોક સહકારથી એક આઉટલેટ સ્ટોલને ખુલ્લો મૂક્યો હતો

આજે નવમું નોરતું છે સમગ્ર રાજ્યમાં આજે મહાબવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે

મંદિરોમાં માઇભક્તોની ભીડ જામી છે હોમ હવન મહાઆરતી વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના પ્રતિક દશેર પર્વની ઉજવણી કરવામં આવશે મહાબવમીન આજન દિવસે દુર્ગાપૂજા અંતર્ગત રાજ્યન અનેક માંઇ મંદિરોમાં નવચંડી હવન સહિતન કાર્યક્રમો યોજાય છે

તેમણે કહ્યું કે મહિલ સન્માન વૂમન એમ્પાવરમેન્ટ અને ભાવિ પેઢી સમાન દિકરીઓને સુપોષિત શિક્ષિત અને સુરક્ષિત તેમજ સ્વાવલંબી બનાવવાઓ આ ગુજરાત પ્રયોગ છે મુખ્યમંત્રીશ્રીએ મહિલ અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ સેવાઓનો આંગણવાઠી સ્તરેથી જ ડેટા મળી રહે તે માટે ભારતભરમાં પહેલરૂપ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનો પણ ગાંધીનગરમં આ વેળાએ પ્રારંભ કરાવ્યો હતો તેમણે કહ્યું કે આંગણવાઠી કાર્યકર બહેનોને સ્માર્ટ ફોન આપવામાં આવ્ય છે જેથી તેમની રોજિંદી કામગીરીનો સીધો જ અહેવાલ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાં મળી રહે રાજ્ય સરકારે આંગણવાઠી બાળકો સાથે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓન પોષણ માટે પણ આર્યન ટેબ્લેટ રેડી ટુ ઇટ પોષક આહાર પોષણયુક્ત દૂધ વગેરે પૂરઃ પાઠીને સ્વસ્થ તંદુરસ્ત અને સુપોષિત રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ કર્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું હવાઇદળ સાયકલ રેલી પ્રધાનમંત્રીન ફિટ ઇન્ડિય અભિયાબનો સંદેશ ફેલાવવ હવાઇદળન દક્ષિણ પશ્ચિમ મુખ્યાલય દ્વારા ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સાથકલ એક્સપીડીશન શરૂ કરાથું છે

જેમાં ટીમન લીડર એર માર્શલ બી

એન

જેમાં સી એન

એન

દિવાભ બલ્લુભાઇ કાંકરીયા તરફથી વંશ મોકાણીએ અર્ધશતક નોંધાવ્યું હતું

દશેરાના તહેવારને અનુલક્ષીને હજુ બે ત્રણ દિવસ સુધી દરોડાની કાર્યવાફી ચાલુ રહેશે વરસદ આજે ડાંજા જિલ્લાના આહવા મથકે બપોર બાદ વાતાવરણમાં અયાનક પલટો આવી ગયો હતો ભારે બફારા અને ઉકળાદ બાદ કાળાડેબંજા વાદળોની સાથે વાતાવરણ બદલાતા પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી ગયો હતો વરસાદને કારણે ખાદ્મોચિયા અને રસ્તાઓ પર પાણી ફરી વબ્યા હતા સુબિર તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો